કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ સીબીડીટીના સભ્ય શબરી ભટ્રાશાલીએ ગઈકાલે ગોવાહાટીમાં આ યાહિતી આપી તેમજ્ઞ જપ્તાવ્યું હતું કે કેન્દ્ર સરકારની કુલ આવકમાં અડધા થી વધુ વેરો આવક વેરા વિભાગે વસુલ કર્યો છે

અશરફ નથવાણી રાજ્ય સરકાર હેલ્પ ડેસ્ક રાજ્ય સરકારની નાગરિક લક્ષી માહિતી લોકોને સરળતાથી ઉપલબ્ધ બને અને સરકારી કચેરીઓમાં મળતી સુવિધાઓની નાગરિકોને સરળતાથી જાષ્ટાકારી મળી રહે તેના માટે એક હેલ્ક ડેસ્પ ઊભું કરવાનો નિર્ષ્ઠય કરાયો છે જેના ભાગરૂપે રાજ્યની તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીઓમાં પપ્ત એક હેલ્પ ડેસ્ક શરૂ કરવા માટે નિયામકે પરિપત્ર દ્વારા સૂચના આપી છે આ હેલ્પ ડેસ્ક માટે એક જવાબદાર કર્મચારીની નિયશૂક કરવાની પજ્ઞ સૂચના અપાઈ છે અને જે કર્મચારીની નિમપ્રક્રક કરવામાં આવે તેના હુકમની નકલ પજ્ઞ પ્રાથમિક શિક્ષષ્ઠ નિયામક કચેરીમાં મોકલવાની રહેશે પરિપત્રમાં જજ્ઞાવ્યા પ્રમાષ્ને હેલ્પ ડેસ્ક કચેરીની શરૂઆતના ભાગમાં રાખવું જેથી નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે હેલ્પ ડેસ્ક ઉપર સ્પષ્ટ અને મોટા અક્ષરોમાં વંચાય તે રીતે શ્રું ક્રું આપને યદદ કરી શકું એમ ગુજરાતી તથા અંગ્રેજીમાં એમ બોર્ડ લગાવેલું હશે

જેમાં વિવિધ સરકારી વિભાગોને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના ઉપર ખાસ ધ્યાન કેન્જ્રીત કરવા સહિતની સરકારી બાબતોની છણાવટ કરાઈ હતી ફરિયાદ સમિતિની બેઠકયાં જનપ્રતિનિધિઓના પ્રશ્રોમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની દબાષ્ટા હટાવ ઝુંબેશ નિયયઅનુસાર થાય તેવી રજૂઆતના સંદર્ભે જિલ્લા કલેકટરે તંત્રની ટીમોને દબાષ્ટા હટાવવામાં બધાને સરષ્ટી રીતે હટાવવા નિર્દેશ આપ્યો હતો આ ઉપરાંત પિંગલેશ્વર જખૌ સહિતના સરહદી વિસ્તારમાંથી બોર્ડરવિંગ જવાનોની અવેજીમાં પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવા નખત્રાષ્ટ્રાલખપતનલીયાના ઘાસ પાષ્ટીના પ્રશ્નો યોટા વૃક્ષોનું નિર્કદન અટકાવવા ઘાસની સાથે ચેરિયા પર નિર્ભર પશુઓનું પપ્ત ધ્યાન રખાય તે બાબતે કરેલી રજૂઆતોનું જિલ્લા કલેકટરે હકારાત્મક અભિગમ દાખવી બીએસએફ સાથે સંકલન કરવા સહિત ગૌચર અને વૃક્ષોના જતનની સંબંધિતોને સૂચના આપી હતી ગાંધીધાયના ધારાસભ્ય થાલતીળેન યહેશ્વરીએ અંતરજ્ઞળ માં પીએચસીના સ્થળ બાબતે રજૂઆત કરતા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય કરવા ખાતરી અપાઇ હતી આ ઉપરાંત જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને આગાથી ખેલ મહાર્કંભમાં વધુમાં વધુ લોકો જોડાય અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે રજિસ્ટ્રેશન કરાવવા સાથે રોટરી લાયન્સ કલ્લખ અને શાળાઓ સરકારી વિભાગના સ્ટાફને પણ ભાગ લેવા સાથે તાલુકા શ્રામ પંચાયત લેવલે કામગીરીની સક્રિયતા દાખવવા જષ્માવ્યું હતું આ ઉપરાંત પ્રધાનર્મંત્રી આવાસ યોજના મુદ્રા લોનની પડતર અરજીઓનો નિકાલ લાવવા વાજપાયી બેંકેબલ યોજનાની અમલવારી કરાવવા સહિત સંકલનમાં ચચયિલ પ્રશ્નોનું ફોલોઅપ કરવા જિલ્લા કલેકટરે અધિકારીઓને સુચનાઓ આપી હતી

ભાગ લેનાર પોતાના કેમેરા અથવા મોબાઈલ ફોન દ્વારા શહેરી જીવન અને ઐતિહાસિક ઈમારતોની તસવીરો લેશે સમગ્ર ફોટોવોક દરમ્યાન નિષ્ફાંતો ઉપસ્થિત રહેશે અને ભાગ લેનારને ટેકનીકલ રીતે થાહિતગાર કરશે ફોટોવોક્યાં પ્રાગમહેલ દરબારગઢ પાવડી રઘુનાથજીનો આરો ઓલ્લેડ હાઈસ્કુલ કચ્છ થ્યુઝિયમ જેવા સ્થળોને આવરી લેવામાં આવશે તેવું સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે